પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચ છે ે નવસારી નજીક નિરાલી કેન્સર હોસ્પીટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઘ્ઘાટન કર્યું ેઃ રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાતાં રેમડેસીવીર ઈન્જેશનનો પૂરતો જથ્થો હોવાની રાજ્ય સરકારે ખાતરી આપી

ઃ મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાયૂંટણી માટે યૂંટણી પ્રચાર શરૂ થયો ે સીબીએસઈ ધોરણ નવ થી બારનો અભ્યાસક્રમ નહીં ઘટાડવાનો નિર્ણય કરાયો

ના ચેરમેન પદ્મ વિભૂષણ શ્રી અનિલ નાઇક સંચાલિત એ એમ નાઇક હેલ્થ કેર એન્ડ એશ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોના ગરીબ જરૂરતમંદ પરિવારોની આરોગ્ય સુખાકારી માટે આ અદ્યતન હોસ્પિટલ એક ઉત્કૃષ્ટ સેવા સારવાર માધ્યમ બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી

કોશીયાએ જણાવ્યું છે કે કોરોના ની સારવાર માટે વપરાતા ઈજેકશન તથા દવાઓનો પૂરતો જથ્થો રાજયમા ઉપલબ્ધ થાય એ માટે સતત મોનીટરીગ દરરોજ કરવામાં આવે છે કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજયમાં ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી ડો

કોશીયાએ રાજયના નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન રેમડેસીવીર ઇન્જેમક્શન્ ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી

વાડા ગામે પ્રવેશેલી દાંડીયાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

વિશ્રામ સ્થળ ખાતે દાંડી યાત્રિકોએ ભોજન લીધા બાદ વિશ્રામ કર્યો હતો વધુ માહિતી અમારા પ્રતિનિધી પાસેથી સાંભળીએ

આજે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતાં શ્રી યાવડાએ કહ્યું હતું કોંગ્રેસ પક્ષ શરૂઆતથી જ આ ત્રણેય કાયદાઓ વિરોધ કરતાં આવ્યો છે તેમણે જણાવ્યું હતું ખેડૂત આગેવાન રાકેશ ટીકૈત આવતીકાલે બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે તેમને કોંગ્રેસ ટેકો આપશે વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ રાજ્યની ભારતીય જનતા પક્ષની સરકારની નીતીઓનો વિરોધ કર્યો હતો

ભારતીય જનતા પાર્ટીમાંથી કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળે સ્થાનિક અગ્રણીઓના નિવાસસ્થાને નાની સભાઓ તેમજ બેઠક યોજી પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યો છે આ પહેલાં ગુહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોરવા હડફ ખાતે ભાજપના કાર્યાલયનુ ઉદ્ઘાટન પણ કર્યુ હતું કોંગ્રેસ દ્વારા મોરવા હડફના ખાતે આયોજન અને સંકલન બેઠક યોજવામાં આવી હતી જેમાં પૂર્વ સાંસદ પ્રભા તાવીયાડ પૂર્વ રેલ મંત્રી નારણ રાઠવા સહિતના સ્થાનિક કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જે માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે

સી

કેન્દ્ર સરકારના માર્ગ વાહન વ્યવહાર અને ધોરી માર્ગ મંત્રાલયની યાદી મુજબ તા

આવી કામગીરી દરમિયાન અમલ બજવણી અધિકારી કર્મચારીઓએ આ સલાહને ધ્યાનમાં રાખી કામગીરી કરવાની રહેશે

હોસ્ટેલના બેડની પ્રછપરછ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે રાજકોટ જિલ્લામાં રેમીડેસિવીર ઇન્જેક્શનોનો પૂરતો જથ્થો હોવાનું જણાવી તેમણે કહ્યુ હતું કે આ મામલે કોઇ ચિંતા કરવાની જરૂર નથી ઓક્સિજન માટે ખાનગી કંપનીઓ સાથે વાત થઇ ચૂકી છે

તાલુકાના તમામ ગામડાંમાં ઘેર ઘેર જઇ ને મુંગા પશુઓની સારવાર માત્ર ટોકન યાર્જથી સાબરડેરી દ્વારા અપાતી હોય છે જેમને કોરોનાનો ખુબજ ભય હોવા છતાં એક પણ દિવસ સારવાર બંધ નહિ રાખી સેવાઓ પુરી પાડવામાં આવી હતી

લુણાવાડા બસસ્ટેન્ડ પાસે આવેલ વિસ્તાર લુણાવાડા પ્રાંત અધિકારી દ્વારા નિયંત્રિત વિસ્તાર જાહેર કરતા બસ સ્ટેન્ડ પાસે આવેલ વિસ્તારમાં મુખ્ય બઝાર બંધ કરવામાં આવ્યું છે